પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા ફાયર સેફટીનું પાલન નહી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે

ખાસ ઝુંબેશ હાથ ધરી કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની કરાયેલી પસંદગી

તેમણે કહ્યું કે આ અભિયાનનો પ્રભાવ દેશના ગરીબ લોકોની જીંદગી પર સ્પષ્ટરૂપે જોઇ શકાય છે આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સામાજીક ચેતના અને વ્યવહારમાં કાયમી બદલાવ આવ્યો છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર સ્વચ્છતા પ્રતિ ગાંધીજીએ કરેલા પ્રયાસોને શ્રદ્ધાંજલી છે

જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઇઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ભાવનગરમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ અને નિયંત્રણ સંદર્ભે સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ હતું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે

તેમણે કહ્યું કે ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે

અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેરમાં બે બાયડના ચોઇલામાં એક જ્યારે મોડાસાના બોલુન્દ્રા ગામે કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે

છોટાઉદેપુર જિલ્લામાં આજે કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા છે

આજે પાંચ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે

ગઇકાલે રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા ધ્વારા આ જાહેરાત કરાઇ હતી એક સત્તાવાર અખબારી યાદી મુજબ આ ઝ઼ંબેશ માટે તમામ પોલીસ સ્ટેશન એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ અર્થાત માનવ તસ્કરી નિયંત્રણ શાખા પોલીસની વિવિધ શાખાઓ જેમ કે સીસીબી ડીસીબી પીસીબી અને એસઓજી અને ગુમ થયેલા માટેની વિશેષ શાખાનો સમાવેશ કરાયો છે ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝુંબેશ દરમિયાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લેવા કહયું છે

અમારા દમણના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં છ કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે દાદરાનગર હવેલી દીવ અને દમણમાં રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન કાર્યાન્વિત કરવામાં આવશે આ મિશનમાં તમામ દર્દીઓના આરોગ્ય સંબંધિત રેકોર્ડ જેવા કે લેબોરેટરી રિપોર્ટ ડિસ્ચાર્જ શીટ અને ડોક્ટરની દવાઓનું પ્રિસ્કિપ્શન સહિતના દસ્તાવેજોને ડિજિટલાઇઝ કરવામાં આવશે જેથી સમગ્ર દેશમાં ક્યાંયથી પણ ડોક્ટરો જાણકારી મેળવી શકશે દરમિયાન દાદરાનગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનના અમલ માટે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે

નર્મદાના સાગબારા તાલુકાના ઉપરવાસમાં સતત ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી છે

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ વી

હાલ હાઈડ્રો પાવર માં વીજ ઉત્પાદન ઉત્પાદન બંધ છિં લાંબા સમયના અંતરાલ બાદ આજે સમગ્ર નર્મદા જિલ્લામાં વરસાદ થયો છે જિલ્લા પુર નિયંત્રણકક્ષ મુજબ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો

લાંબા સમય બાદ સર્વત્ર ખેતીલાયક સારા વરસાદની હેલીથી ધરતીપુત્રો ખુશખુશાલ જણાતા હતા